તેમના સન્માનમાં બનાવાયેલી આ શાંતિ પ્રતિમાને સ્ટેચ્યુ ઓફપીસનું નામ અપાયું છે

આજના દિવસે ભારતીય પ્રેસ પરીષદે કાર્ય શરૂ કર્યુ હતું પ્રેસના ઉચ્ય માપદંડો જાળવી રાખવા અને તેને બાહ્ય પ્રતિબંધો દબાણ અને ધમકીઓથી સુ રક્ષિત રાખવા માટે નૈતિકતાના પ્રહરીના રૂપમાં તેની રચના કરવામાં આવી છે

વેકૈયા નાયડુએ રાષ્ટ્રીય પ્રેસ દિવસના પ્રસંગે આજે મીડીયા કર્મીઓને શુ ભે ચ્છા પાઠવી છે એક ટ્વીટ સંદેશમાં શ્રી નાયડુએ કહ્યુ છે કે મીડીયા લોકતંત્રને મજબુત કરવા અને નાગરિકોને જાણકારી આપીને સશક્ત કરવા મહત્વપુર્ણ ભુમિકા નિભાવે છે શ્રી નાયડુએ કોરોના મહામારીના પ્રકોપ દરમિયાન લોકોને જરૂરી માહિતી આપવા માટે મીડીયા કર્મીઓની પ્રશંસા કરી હતી

ભાઈ બહેનના આ વિશેષ તહેવારમાં બહેનો ભાઈના આયુ ષ્ય તથા સલામતી માટે પ્રાર્થના કરે છે ભાઈઓ પણ બહેનોને યથાશક્તિ ભેટ આપે છે દેશના વિભિન્ન ભાગોમાં આજનો દિવસ ભાઉ બીજ ભાથરૂ દ્રિથિયા અને ભાઈ ટીકા તરીકે મનાવાય છે ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ ભાઈબીજ નિમિતે શુભકામના પાઠવતા જણાવ્યુ હતું કે આ પર્વને ધ્યાનમાં રાખી આપણે સૌએ મહિલાઓ અને બાલિકાઓના હિતોના રક્ષણ કરવાનું સંકલ્પ લેવો જોઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ભાઈબીજ પર્વની નાગરિકોને શુ ભેચ્છા પાઠવી છે

નાયબ મુખ્યમંત્રી શ્રી પટેલે જણાવ્યુ હતું કે રાજયમાં લોકડાઉન નહી થાય પણ જરૂર પડ્યે વ્યવસ્થા વધારશું

અવસ્થીએ સતર્ક ભારત સમૃદ્ધ ભારત વિષય ઉપર વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અભિયાનનો આરંભ કરાવ્યો હતો તેમણે સૌ કર્મચારીઓને શપથ લેવડાવ્યા હતા ઈફકો કંડલા એકમના વરિષ્ઠ મહાપ્રબંધક ઓ પી દાયમા અને તમામ કર્મયારીઓ આ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા કંડલા એકમના વિજિલન્સ વિભાગના મુખ્ય પ્રબંધક રવિ જૈસવાલના માર્ગદર્શન હેઠળ બે દિવસ સુધી આઆયોજન હાથ ધરાયું હતું સૌ કર્મચારીઓએ સતર્કતાના શપથ લીધા હતા